છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે

શ્રીલંકા સરકારે જાહેર સલામતી સુનિશ્ચિત કરવા ગઇકાલે મધરાત્રથી શ્રીલંકામાં કટોકટી લાગુ કરી છે

પી એલ ક્રિકેટમાં આજે ચેન્નાઇમાં રમાનારી મેચમાં સનરાઇઝર્સ હેદરાબાદ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો થશે

કાશ્મીરમાં લોકસભાની અનંતનાગ બેઠક ઉપર આજે મતદાન થઇ રહ્યું છે જયારે બાકીના ત્રણ જિલ્લાઓની ચૂંટણી ચોથા અને પાંચમા તબક્કામાં યોજાશે

ત્રિપુરા પૂર્વની બેઠકની ચૂંટણી સલામતીના કારણસર બીજા તબક્કામાં મુલત્વી રખાઇ હતી

અહીં મુખ્ય ઉમેદવારો પૈકી ભાજપના અધ્યક્ષ અમીત શાહ કેન્દ્રિય મંત્રીઓ મનસુખ વસાવા મોહન કુંડારીયા તથા કોંગ્રેસના ભરતસિંહ સોલંકીના રાજકીય ભાવિનો નિર્ણય મતદારો કરશે

કેરળના મહત્વના ઉમેદવારોમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રિય મંત્રી કે

અલ્ફોન્સ શશી થરૂર કે રાજશેખરન સુરેશ ગોપી અને કે

ઓડિશામાં લોકસભાની છ બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થઇ રહ્યું છે

મતદાન મથકે ખુલ્લી જીપમાં પહોંચતા પહેલા પ્રધાનમંત્રીએ માર્ગની બંને બાજુએ ઉભા રહેલા શુભેચ્છકોની શુભેચ્છાઓ સ્વીકારી હતી ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે પ્રધાનમંત્રીને શાળાની બહાર આવકાર્યા હતા મતદાન કર્યા પછી શ્રી નરેન્દ્ર મોદી મતદાન મથકેથી થોડા અંતર સુધી ચાલતા ગયા હતા અને તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી પ્રધાનમંત્રીએ લોકોને મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે લોકશાહીના આ મોટા પર્વમાં મતદાન કરીને સહભાગી થવાથી અનુગ્રહિત થયો હોવાની લાગણી અનુભવું છું

રાજ્યની બાંગ્લાદેસ સાથે આંતરરાષ્ટ્રીય સરહદને સીલ કરવામાં આવી છે સીપીઆઇએમ નાં વર્તમાન સાંસદ જીતેન્દ્ર ચૌધરી કોંગ્રેસના પ્રજ્ઞા દેવબર્મન બીજેપીના ઉમેદવાર રેબાતી ત્રિપુરા અને આઇ

એફ ટી ના એન સી

જૂદા જુદા રાજકીય પક્ષોના આગેવાનો દેશ ભરમાં ચૂંટણી રેલીઓ સંબોધી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે બંગાળ અને ઓડિશામાં ત્રણ રેલીઓમાં સંબોધન કરશે ઓડિશામાં શ્રી મોદી આજે કેન્દ્રપાડા અને બાલાસોર ખાતે જાહેર સભાઓમાં સંબોધન કરશે એવી જ રીતે આજે સાંજે પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના આસનસોલમાં રેલીને સંબોધન કરશે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યારે બી એસ પી ના વડા માયાવતી ઉત્તરપ્રદેશમાં ફરુખાબાદ અને હરદોઇમાં આજે ચૂંટણી પ્રચાર કરશે દરમિયાન છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ છે

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે યોગ્ય સમયે નિવેદન કરશે ઉલ્લેખનીય છે કે ઇરાન પાસેથી ખનીજ તેલ ખરીદનાર ભારત ચીન પછીનો બીજા ક્રમનો ખરીદદાર છે અગાઉ અમેરીકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ જાહેરાત કરી હતી કે ઇરાન પાસેથી ખનીજ તેલ ખરીદવા ભારત સહિત પાંચ દેશોને આપેલી રાહતની મુદત આગામી બીજી મે ના રોજ પૂરી થાય છે અને ત્યારપછી આ રાહતમાં વધારો કરાશે નહિં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે અમેરિકાના આ નિર્ણયની અસરો સામે ભારત સંપૂર્ણ સજ્જ છે

ઉલ્લેખનીય છે કે શ્રીલંકા સરકારે જાહેર સલામતી સુનિશ્ચિત કરવા ગઇકાલે મધરાત્રથી શ્રીલંકામાં કટોકટી લાગુ કરી છે સરકારનું માનવું છે કે નેશનલ તવહીદ જમાથ નામનું ધાર્મિક જૂથ શ્રીલંકામાં થયેલા બોંબ ધડાકાઓ માટે જવાબદાર છે અને શ્રીલંકાની સરકારે આ આતંકવાદી ઘટનાની તપાસ કરવામાં આંતરરાષ્ટ્રીય સહાયની માંગણી કરી છે

આ પૈકી પ્રથમ તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે

મીર અને નિવૃત્ત ન્યાયાધીશ હસનેન મસુદી મુખ્ય છે

આ વિસ્તારોમાં આજે બપોરના ચાર વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે

પી એલ